ગઈકાલે ચાંદ દેખાયો હતો આ સાથ જ રમઝાનની જાહેરાત કરવામાં આવી અને આજથી આ પવિત્ર માસની શરૂઆત થશે આ સાથે રમઝાન ચાલુ થવા અંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટીવીટ કરીને શુભકામનાઓ પાઠવતા કહ્યુ હતું કે રમઝાન મુબારક હું તમામની સુરક્ષા અને કલ્યાણ અને સમૃધ્ધી માટે પ્રાર્થના કરું છૂં આ પવિત્ર મહિનામાં તમે સાથ આપ્યો અને દયા સદભાવ અને કરુણાની પ્રચૂરતા લઈને આવ્યા અને કોરોનાની વિરુધ્ધ ચાલી રહેલી લડાઈમાં એક નિર્ણાયક જીત પ્રાપ્ત કરીશું

હર્ષવર્ધન ગઈકાલે વિવિધ રાજ્યોના આરોગ્ય મંત્રીશ્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા કરી હતી

હર્ષવર્ધન રાજ્ય સરકારોએ કોરોના સામે લીધેલા પગલાંન માહિતી મેળવી હતી તેમજ જરુરી માર્ગદર્શન પુરું પાડ્યુ હતું

જિલ્લા આરોગ્ય અધિકારી ડો પ્રેમકુમાર કન્નરના જણાવ્યા મુજબ ભુજની ખાનગી હોસ્પિટલના કમ્પાઉન્ડર અને કોટડા મઢ ગામના પુરુષ દર્દીના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે જ્યારે માધાપરના સોની પરિવારની પુત્રવધુ અને આશાલડીની મહિલાના રિપોર્ટ રીજેકટ થયા છે આરોગ્ય વિભાગે ફરીથી બંને દર્દીના સેમ્પલ રાજકોટ મોકલ્યા છે બીજો સેમ્પલનો રિપોર્ટ ફરી નેગેટીવ આવશે તો તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવાય તેવી શક્યતા છે ઉપરાંત માધાપર અને કોટડા મઢમાં ફરીથી સર્વે શરૂ કરાયો હતો